પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ગઇકાલે પેરિસમાં સીધી વાતચીત બાદ શ્રી મેક્રોને આ મૂજબ જણાવ્યું હતું બંને નેતાઓએ દોઢ કલાક સુધી ચાલેલી વાતચીતમાં તમામ દ્વિપક્ષીય બાબતોને આવરી લઈને મંત્રણા કરી હતી આ મંત્રણા બાદ ફાન્સે અને ભારતે ચાર સમજુતીઓ ઉપર હસ્તાક્ષર કર્યા ફતા શ્રી મોદીએ કહ્યું કે ભારત અને ફાન્સ આતંકવાદનો સામનો કરવા સલામતી ક્ષેત્રે સહકાર વધારશે બંને આગેવાનોએ આતંકવાદનો સામનો કરવા માટે શક્ય એટલી વહેલી તકે વૈશ્વિક પરિષદ બોલાવવા પ્રયાસો કરવાની સંમતી આપી હતી પ્રધાનમંત્રીએ મોદીએ કહ્યું કે આબોહવામાં પરિવર્તન પર્યાવરણ અને સર્વ સમાવેશક વિકાસના મૂદ્દે ભારત અને ફ્રાન્સ એકસમાન દષ્ટિકોણ ધરાવે છે

શ્રી મોદી આજે ફાન્સથી સંયુક્ત આરબ અમીરાત યુએઈની મુલાકાતે જશે આરતી ભદ્દ સ્વાસ્થ્ય મંત્રાલય કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય સ્પષ્ટ કર્યું છે કે આયુષ દવાખાના સહિત કોઈપણ સરકારી દવાખાનામાં ઓપીડી કે ઉપચાર માટે કોઈપણ પ્રકારની અનુમતિની આવશ્યકતા નથી અને દવાઓ કેન્દ્ર સરકારની સ્વાસ્થ્ય યોજનાના વેલનેસ સેટરથી આપવામાં આવશે

જી એચ એસ ના નિયામકનાં આદેશ પ્રમાણે આ અંગે જુદા જુદા ક્ષેત્રોના અધિક નિયામક અને મેડિકલ ઓફિસરોને નિર્દેશ આપી દેવાયા છે

પી અને ડી

નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી ના નાદ સાથે કૃષ્ણ મંદિરો ગૂંજતા થશે

સમગ્ર કરછમાં પણ દરેક ગામમાં રાધાકૃષ્ણ મંદિરમાં ભગવાન શ્રીકૃષ્ણના પ્રાગટ્ય નો તહેવાર જન્માષ્ટમી મનાવવા ભક્તજનો ઉત્સાફી બન્યા છે તેમજ મંદિર શણગારવા પૂજા તેમજ મટકીફોડનાં કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે તદ્દ ઉપરાંત ગાંધીધામમાં શ્રીકૃષ્ણની શોભાયાત્રા તથા ધાર્મિક પ્રસંગોનાં આયોજન કરાયું છે